પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

એ સઘન સર્ય ઓપરેશન હાથ ધર્યું છે તે દરમિયાન આ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે જેની માર્કેટ કિંમત પાંચ કરોડ રૂપિયા છે અન્ય સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસમાં જોડાઇ છે

જો કે કોસ્ટગાર્ડને જોઇને બોટમાં રહેલા ડ્રગ્સના પેકેટ દરિયામાં ઠાલવી દીધા હતા

આ ફરિયાદમાં ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ સહિત દેશ વિરોધી પ્રવૃતિ નારકોટિક્સ એન્ડ ડ્રગ્સ એકટ તળે ફરિયાદ નોંધાઇ છે

ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે નિર્માણ પામેલ અદ્યતન કન્યા છાત્રાલયને ખુલ્લું મુકતાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આમ જણાવ્યું હતું

જુનાગઢમાં વડાલમાં વતનપ્રેમી ડોક્ટર કોરાટ દંપતિ દવારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે પૈસાના અભાવે રાજ્યમાં એક પણ નાગરિક સારવાર વગર ન રહે તે સરકારની પ્રાથમિકતા છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બને તે માટે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ બને તે માટે મેડિકલ પોલીસીની હિમાયત કરી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીરનાર રોપ વે ની કામગીરીની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે આ યાત્રાધામ સહિત સાસણગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથ દાદાના દર્શનની એક આખી ટૂરિઝમ સરકીટ વિકાસ પામતા ગીરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવશે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકીમાં વધારો થશે શ્રી વિજય રૂપાણીએ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યૂટી ફિકેશન કામ હાથ ધરાઈ રહ્યાં છે તેવું ઉમેર્યું હતું

શાહે જણાવ્યું છે કે મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે સાબરમતી મહિલા જેલમાં આજે કાર્યાન્વિત કરાયેલું વેન્ડર મશીન તથા ઇન્સીનરેટર મશીન એક નવતર અભિગમ પુરવાર થશે સાથે સાથે લીગલ સર્વિસ ક્લિનિક અને પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ બંદીવાનો અને તેમના પરિવારજનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે આજે સાબરમતી મહિલા જેલમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા રાજ્યના જેલ વિભાગ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય સુવિધા સયવાય તેવા ઉદ્દેશથી સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા વેન્ડીંગ મશીન તથા તેના સુયોગ્ય નિકાલ માટે ઈન્સીનરેટર મશીન મહાનુભાવોએ ખુલ્લા મુક્યા હતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથે જણાવ્યું હતું કે મહિલાઓની સ્વચ્છતા સ્વસ્થતા માટે આ નવતર અભિગમ કાર્યાન્વિત કરાયો છે તે પ્રશંસનીય છે

જેમાં મહિલા બંદીવાનો કાયદાકીય જાણકારી મેળવી શકશે સાથે સાથે પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલનુ પણ લોન્ચિંગ કરાયું હતું

આ મોડ્યૂલમાં તમામ જેલના કેદીઓના પરિવારજનોની માહિતી તથા કેદીઓના કેસને લગતી માહિતી ઉપલબ્ધ થશે

શાહ અને ગુજરાત હાઈકોટના મુખ્ય ન્યાયમૂતિ શ્રી વિક્રમનાથના હસ્તે કરવામાં આવ્યું ન્યાયમૂર્તિ શ્રી એમ આર શાહે જણાવ્યું છે કે બળાત્કાર હત્યા અને અન્ય ગુનામાં મહિલાઓ અને બાળકો સાક્ષી હોય છે ત્યારે તેઓ મુક્ત રીતે જુબાની આપી શકતા નથી

નવરાત્રિ આજે મહાનવમી સાથે શારદીય નવરાત્રિની પૂર્ણાહૃતિ થશે આજના દિવસે દુર્ગાપૂજા અંતર્ગત રાજ્યના અનેક માઇકમંદિરોમાં નવચંડી હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાશે ગઇકાલે મહાઅષ્ટમી નિમિત્તે રાજ્યના માઇમંદિરોમાં હોમ હવન શ્રી સૂક્ત પઠનના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આઠમ અને નોમ નિમિત્તે માતાજીની આરાધના માટે શ્રદ્ધાળ્યઓનો ઘસારો શક્તિપીઠ અંબાજી ચોટીલા પાવાગઢ માતાના મઢ સહિતના મંદિરોમાં જોવા મળી રહ્યો છે

રાજ્યમાં બંગાળી સમુદાયના લોકો દ્વારા પણ દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ આયોજનો કરાયા છે નવલા નોરતાની અંતિમ રાતડી એ આજે ખૈલેયાઓ મન મૂકીને નાયશે આવતીકાલે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવશે

નવપદજીની ઓળીમાં ત્રીજું પદ આચાર્યપદ છે

જૈન ધર્મના લાખો અનુયાયીઓ આયંબિલ જેવી આરાધના દ્વારા સ્વાદેન્દ્રીયને સંતુલીત કરશે જૈન દર્શન કહે છે કે રસ વિજેતા બને તે પરમ રસને પામી શકે

અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે ભુવનેશ્વર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની રસ્સા ખેંય સ્પર્ધામાં દેશભરની કોલેજોની ટીમ ભાગ લેશે જે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ આ બંને ખેલાડીઓ યુનિવર્સિટીની ટીમ સાથે ભુવનેશ્વર પહોંચી ગયા છે

ભાવનગરના પાલિતાણામાં પોણો ઇંચ વરસાદ થથો છે સિહોરમાં વરસાદના ભારે ઝાપટા પડ્યા હતા અમરેલી જિલ્લામાં અમરેલી ધારી ચલાલા ગોપાલગ્રામ અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો હતો